પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે દેશ દુનિયાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા નો ડિજિટલ સંવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર

શરૂ થશે પોલીસ બેડા માં તમામ કર્મચારીની રજા રદ થઈ કોરોના કટોકટીને લીધે અનેક જિલ્લામાં સરકારી કર્મચારીઓની રજા કેન્સલ થઈ તો

પી ડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બરાબર સાત વાગ્યે પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે આ વખતે કોવિડ રોગયાળાના કારણે ચર્ચા ઓનલાઇન વર્યુઅલ મોડમાં થોજાઈ રહ્યી છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કોઈપણ માનસિક તનાવ વિના પરીક્ષા માટે તૈયાર થવા અને આત્મવિશ્વાસ પૂર્વક પરીક્ષા આપવા વિયારો રજ્જ કરશે અને સંવાદ તથા સૂચનો પણ કરશે શ્રી મોદીએ એક ટ્વિટમાં જણાવ્યું કે પરીક્ષા યોદ્વાઓ વાલીઓ અને શિક્ષકો સાથે એક નવા સ્વરૂપે યાદગાર ચર્ચા કરવામાં આવશે તેઓ પરીક્ષામાં તણાવ સંબંધિત પ્રશ્નોના જવાબ પણ આપશે શાહબુદ્દીન રાઠોડ પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓ સંશયમુક્ત બને છે જાણીતા શિક્ષક અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે આજે આકાશવાણી સાથે વાતયીતમાં જણાવ્યું કે કોવીડના માહોલમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ આત્મવિશ્વાસ કેળવે તે ઘણું જરૂરી છે

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ પોલીસ દળના તમામ અધિકારી અને કર્મચારીની રજા રદ કરતો હકમ બહાર પાડયો છે અને કરફ્યુ ને સફળ બનાવવા પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો છે

કોરોના સંક્રમણ ની સાંકળ તોડવા માટે કરફ્યુ નથી તેવા ગામ શહેર માં પણ લોકો ને કામ વગર ઘર ની બહાર નફીં નીકળવા ની અપીલ રાજ્ય સરકારે કરી છે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ ની સમિક્ષા માટે ઉચ્ય કક્ષા ની બેઠક મુખ્યમંત્રી ના મુખ્ય સચિવ કે કૈલાસનાથન ની હાજરી માં થોજાઈ ગઈ જેમાં સિવિલ હોસ્પિટલ ની સાંજ ની ઑ

બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો સિવિલ પરિસર માં આવેલી કેન્સર અને કિડની હોસ્પિટલ ની નવી બિલ્ડીંગ ને કોવિડ હોસ્પિટલ માં ફેરવવાનો નિર્ણય પણ આ બેઠક માં લેવાયો હતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ એ પણ પોતાની તમામ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે કોરોના કટોકટી ને પહોંચી વળવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રજા અને તંત્ર સાથે મળી ને અગમચેતી નું લોક પાલન કરાવવા મહેનત કરી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લા માં છૂટક દુકાનદારો અને લારી ગલ્લાવાળાનું કોરોના ટેસ્ટિંગ ફરજિયાત બનાવતો આદેશ બહાર પડ્યો છે અરવલ્લી જિલ્લા કલેકટરે પોતાના હસ્તક ના તમામ સરકારી કર્મચારીઓ ની રજા કેન્સલ કરી છે

રાજકોટ મહાનગરપાલિકા ના કર્મચારીઓ ની રજા પણ કેન્સલ કરવામાં આવી છે

માં ભાવનગર શાખા ના પ્રમુખ ડોક્ટર દર્શન શુક્લ એ અપીલ કરી છે કે પ્રાણવાયુ નું સ્તર બરાબર હોય તેવા દર્દીઓ એ ઘેર રહી મે સારવાર લેવી જોઈએ જેથી હોસ્પિટલ માં ખોટી ભીડ ટાળી શકાય નડિયાદ માં વેપારીઓ એ બપોરે ચાર વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે

સોમવતી અમાસ ના દિવસે અહી મોટી ભીડ એકઠી થવાની શક્યતા હોવાથી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખશે પણ પૂજાપાઠ અને આરતી વગેરે યાલુ રહેશે બોટાદ નજીક સાળંગપુર ખાતે આવેલા કષ્ઠભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં ભોજન શાળા અને ધર્મશાળા બંધ કરવામાં આવી છે કોવિડ અગમચેતી સાથે દર્શન ચાલુ રખાયા છે ભાવનગર ના એસ ટી ડિવિઝન દ્વારા લાંબા અંતર ની તમામ બસ સેવા ટ્રંકાવી દેવામાં આવી છે

તાપી ના ઉચ્છલ તાલુકા ના ભાજપ આગેવાન મોહનભાઇ ગામિત નું કોરોના ને લીધે બારડોલી ની હોસ્પિટલ માં અવસાન થયું છે તો નવસારી વિજલપોર નગરપાલિકા ના ઉપપ્રમુખ કોરોના સંક્રમિત થતા સૌ સભ્યો ને કોરોના ટેસ્ટ માટે કહેવાયું છે

તેમણે ઉમેર્યૂ છે કે રસી વિષે ની સાચી સમજણ નો ફેલાવો જન જન સુધી પહોચડવાની ફરજ જાણકારો એ અદા કરવાની છે

આ શિબિરમાં લોકદ્રષ્ટિ યક્ષબેન્કના પ્રેસિડેન્ટ ડોકટર પ્રફલ્લભાઇ શિરોયાએ લોકોને કોરોના માર્ગદર્શિકા વિશે વિગતવાર માહિતી આપીને રસી લેવા ખાસ અનુરોધ કર્યો હતો

આપણા ગામનુ પાણી આપણા ગામમાં સૂત્રને સાર્થક તેમજ પાણીના સ્રોઠાતને ઉંચા લાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ચેક ડેમ પાણી રોકવા પાળ બાંધવી અને ચેકવોલથી પાણી રોકી જળ સ્તર ઉંચા લાવવા આ બેઠકમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે કોરોના વેક્સિન લેવા પણ ખાસ અપીલ કરાઇ હતી

જે અતંર્ગત ગીર સોમનાથ જીલ્લાની ઉપયોગી માહિતી પ્રવાસીઓને પીરસવા ઇનસાઇડ ગીર સોમનાથ મોબાઇલ એપ્લિકેશન લોન્ય કરવામાં આવી છે જીલ્લા કલેકટર અજય પ્રકાશ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ એપ્લિકેશનમાં ગીર સોમનાથ જીલ્લાના તમામ સ્થળોની માહિતી મળી શકશે ઉપરાંત જીલ્લાના આકર્ષણ મેળાઓ અને તહેવારોને પણ એપ્લિકેશન હાઇલાઇટ કરે છે આ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર પણ ઉપલબ્ઘ છે

તેમણે કહ્યું કે રોકડ અનામત દર સાડા ત્રણ ટકા રહેશે શ્રી દાસે આશા વ્યક્ત કરી કે ગ્રામીણ ક્ષેત્રોમાં વધતી જતી માંગ અને વૈશ્વિક આર્થિક સ્થિતિમાં સુધારાને જોતા યાલુ નાણાંકીય વર્ષ દરમિયાન દેશનો વિકાસદર સાડા દસ ટકા રહેશે